પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

કોરોનાની રસી લીધા બાદ પત્રકારો સાથે વાત કરતાં મુખ્યમંત્રી શ્રી કહ્યુ હતું કે કોરોનાથી બયવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર છે જે આપણને મળ્યુ છે

કચ્છમાં સેલ્ફ લોકડાઉન કચ્છ માં કોરોના સંક્રમણ શહેર ની માફક ગામડાઓ માં પણ વધી રહ્યું હોવાથી અંતરિયાળ અને સરહદી વિસ્તાર માં આરોગ્ય સેવા ની કટોકટી લોકો ને નડી શકે છે

તેમજ કોરોનાના રેપીડ અને આરટી પીસીઆરના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે

કોરોના સંક્રમણને અટકાવવા માટે જરૂરિયાતમંદોને માસ્ક આપવામાં આવી રહ્યા છે

માર્કેટ થાર્ડમાં આજબાજુથી ખેડૂતો માલના વેચાણ માટે આવતા હોયછે અને ભીડ ભેગી થાય છે તેથી સંક્રમણ ન થાય તે માટે માર્કેટથાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે

કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકોને માસ્ક તેમજ સમજ પણ આપવામાં આવી રહી છે

માત્ર ફટ શાકભાજી મેડિકલ જેવા ધંધાર્થીઓને છૂટછાટ આપવામા આવી છે

જેમાં હવેલી ચોક એસટી ડેપો શાકમાર્કેટ નાગલપર દરવાજા દિન દયાલ ચોકમાં ઉકાળા કેન્ન શરૂ કરવામાં આવ્યાં છે ઉકાળા પીવામાં લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પણ હાલના આ કોરોનાના સમયમાં ઉકાળો ખૂબ સારો માની રહ્યા છે

રાષ્ટ્રપપિત ઉપરાષ્ટ્રવપતિ અને પ્રધાનમંત્રીએ રામનવમી પર્વની લોકોને શુભેચ્છાઓ પાઠવી છે ભાવનગર શહેરની મધ્યમાં આવેલા અઢીસો વર્ષ જૂના ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત શ્રી મદનમહોન દાસજી બાપુએ આજે સવારે રામનવમીની ઉજવણી કરતા રામજીને નવા વસ્તોરિ પહેરાવી ફૂલ અને ગુલાલથી તિલક કરી ભગવાન રામને કોરોના મહામારી નાબૂદ થાય તે માટે પ્રાર્થના કરી હતી સાથે તેમણે દરેક લોકોને માસ્ક પહેરવા અને રસી લેવા પણ જણાવ્યુ હતુ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા આજે રામનવમી ના પાવન દિવસે અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું આ રથ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં સેવાકીય ભાવના સાથે આયુર્વેદિક દવા ટીફીન વ્યવસ્થા વેકસીન માસ્ક ઉકાળા પંચામૃતનું વિતરણ જેવી કામગીરી કરવામાં આવશે